કેન્દ્રીય ઉર્જામંત્રી આર

સિંઘે જણાવ્યું છે કે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા બે વર્ષમાં ભારતે લગભગ તમામ ગામ અને ઘરોને વીજળીથી જોડવાનું કામ કર્યું છે જેની દુનિયાએ નોંધ લીધી છે

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યના નર્મદા નવસારી અને પોરબંદર જિલ્લાઓમાં નવી મેડીકલ કોલેજો શરૂ કરવા કેન્દ્ર સરકારમા દરખાસ્ત કરાશે

દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓ પેન્શનરો ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને ઓક્ટોબર માસનો પગાર અને પેન્શન દિવાળી પહેલાં ચૂકવી દેવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે

રાજ્ય સરકારના આ નિર્ણયનો લાભ સરકારી અધિકારી કર્મચારી પેન્શનરો ઉપરાંત પંચાયત સેવાના કર્મચારીઓ અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓને મળશે

કેન્દ્રીય ઉર્જામંત્રી આર

સિંઘે જણાવ્યુ છે કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં છેલ્લા બે વર્ષમાં ભારતે દેશના લગભગ તમામ ગામો ઘરોને વીજળીથી જોડવાનું કામ કર્યુ છે જેની દુનિયાએ નોંધ લીધી છે કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની ટેન્ટ સીટી ખાતે દેશના વિવિધ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઉર્જામંત્રીઓની બે દિવસીય પરિષદનો પ્રારંભ કરાવ્યો હતો

સ્વાકની આ ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રીએ સાડા છ કરોડ ગુજરાતીના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેવાની તકને ગૌરવપૂર્ણ ગણાવી હતી તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે વિજયાદશમીએ આઠ ઓક્ટોબર વાયુસેના દિનનો સુભગ સંયોગ થયો હતો

વાયુસેના દિને આધુનિક લડાખુ વિમાન રફાલ જેટ જોડાતા તેની શક્તિમાં વધારો થયો છે એર ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇકથી વાયુસેનાએ પોતાની શક્તિનો વિશ્વને પરિચય કરાવ્યો છે

આ પ્રસંગ સ્વાકના ચીફ શ્રી ઘેટિયા અને સેવારત તેમજ સેવાનિવૃત એરફોર્સના અધિકારીઓ ઉપસ્થિત હતા

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત વિભાગના વડા એડિશનલ ડાયરેક્ટર જનરલ ડો ધીરજ કાકડીયાએ કહ્યું છે કે દેશમાં બે શહેરો ગૌહાટી અને રાજકોટમાં મેગા મલ્ટી મીડિયા ડિજીટલ પ્રદર્શન યોજાવાના છે

માહિતી અને પ્રસારણ મંત્રાલયના રીજીયોનલ આઉટરીય બ્યુરો અમદાવાદ દ્વાર યોજાનારા ગાંધી પ્રદર્શનને ગાંધી મ્યુઝીયમ રાજકોટ ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રી પરષોત્તમ રૂપાલા આજે બપોરે ખુલ્લું મુકશે શ્રી કાકડીયાએ જણાવ્યું છે કે પ્રદર્શનમાં અત્યાધુનિક ઇન્ટટ્રેક્ટિવ ડીવાઇસ દ્વારા મહાત્મા ગાંધીના જીવન મૂલ્યો અને આદર્શોને ડી જીટલી ડિસ્પ્લે દ્વારા પ્રદર્શિત કરાશે

ડી

ગઇકાલે રાહ્લ ગાંધી અમદાવાદની કોર્ટમાં હાજર થયા ત્યારે તેમણે કોર્ટને દોષિત નફીં હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ તેમના વકીલે ભવિષ્યમાં યોજાનારી સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીને વ્યક્તિગત રીતે કોર્ટમાં ઉપસ્થિત રહેવામાંથી મુક્તિ આપવા માટે અરજી આપી હતી

અમદાવાદ કોર્ટમાં બદનક્ષીના આ બંને કેસની હવે પછીની સુનાવણી સાતમી ડિસેમ્બરે રાખવામાં આવી છે જે બે બદનક્ષીના કેસમાં રાહ્લ ગાંધીને ગઇકાલે અમદાવાદ કોર્ટમાં ઉપસ્થિત થવું પડ્યું છે તેમાં એક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને કથિત રીતે હત્યાના આરોપી કહેવા અંગેનો છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બેન્કમાં ડાયરેક્ટર છે આ બંને કેસમાં રાહુલ ગાંધી અગાઉ પણ ઉપસ્થિત થયા હતા જેની વધુ સુનાવણી ગઇકાલે ્રાથ ધરાઈ હતી

આ પરીક્ષા હાલ પુરતી રદ કરાઈ છે પરંતુ નવી યાદીમાં ક્યાં સુધી જાહેર કરવામાં આવશે તે અંગે સ્પષ્ટતા કરાઈ નથી

એન જી સ્ટેશન ટુંક સમયમાં શરૂ થશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પંપ માટેના ફાળવણીપત્ર ગઇકાલે ગાંધીનગર ખાતે એનાયત કર્યા હતા

એન જી ફિલીંગ સ્ટેશન ગુજરાતમાં શરૂ કરવાની નેમ છે જેથી વાહનચાલકોએ લાઇનમાં ઊભા રહેવાની નોબત આવે જ નહીં

રાજ્યના છ જિલ્લાઓમાં દેશની સૌથી મોટી રાજ્ય કક્ષાની સફળ કેમિકલ ડિઝાસ્ટર એકસરસાઇઝ મોકડ્રિલ ગઇકાલે યોજાઈ હતી

હેમચંદ્રાયાર્થ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલી એમ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે આ નિર્ણય લઇ દિવાળી સુધીમાં કામ પુરા કરવા તાકીદ કરી છે